લોકોને અફવાઓ પર ધ્યાન ના આપવા જણાવ્યું

તેમણે રાજયના રાજકીય નેતાઓને અફવાઓ પર ધ્યાન ના આપવા અને શાંત રહેવા જણાવ્યું છે રાજયપાલશ્રીએ ગઈ રાત્રે પીડીપીના વડા મહેબુબા મુફતી જે કે પીપલ્સ મુવમેન્ટ વડા ડોકટર શાહ ફેઝલ પીપલ્સ કોન્ફરન્સ પી સી ચેરમેન સજજદ લોન અને અન્ય પીપલ્સ કોન્ફરન્સ નેતા ઈમરાન રઝા અન્સારી સહિત ઉચ્ય પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી હતી

રાજયપાલે પ્રતિભિધિ મંડળને જણાવ્યું કે અમરનાથ યાત્રા પર આતંકી હમલા અંગે સલામતી સંસ્થાઓ પાસેથી વિશ્વસનીય માહિતી મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે ગઈકાલે સેનાના કોર કમાન્ડર અને રાજય પોલીસ પ્રમુખે એક સંયુકત પત્રકાર પરિષદમાં આતંકવાદી હમલાની આશંકા અંગે જાણકારી આપી હતી

સલામતી દળોની સંથુકત ટીમે આ વિસ્તારમાં આતંકવાદી હોવાની માહિતી મળતા ઘેરાબંદી અને તપાસ અભિયાન શરૂ કર્યુ હતું ત્યારબાદ અથડામણ શરૂ થઈ હતી ગઈકાલે દક્ષીણ કાશ્મીરના શોપિયા જીલ્લાના પાંડુસન વિસ્તારમાં આતંકવાદી વિરોધી કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો હતો લશ્કરના એક જવાન પણ શહીદ થયા હતા અને એક સૈનિકને ઈજા પહોંચી હતી

પોલીસે જણાવ્યું છે કે બગનાડી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સીતાગોટા ગામ નજીક જંગલમાં સવારે છ વાગ્યા દરમ્યાન ગોળીબાર થયા હતા જયારે જીલ્લા અનામત ગાર્ડની ટીમ નકસલ વિરોધી કાર્યવાહી માટે નીકળી હતી

તપાસ કાર્યવાહી યાલુ છે

મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારની આ વ્હાલી દિકરી યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ રાજકોટથી કરાવતાં જણાવ્યું કે રાજયભરમાં પ્રવર્તતા અસમાન સ્ત્રી પુરૂષ પ્રમાણને સંતુલિત કરવા અને દીકરીઓનો જન્મદર વધારવાની તથા વધાવવાની રાજય સરકારની મહેચ્છા વ્હાલી દીકરી યોજના સ્વરૂપે સાકાર પામી છે આ યોજના માટે યાલુ વર્ષના બજેટમાં રૂ

રાજ્યમાં અવતરતી પ્રત્યેક દીકરીના અવતરણને નાગરિકો વધાવે એવો અનુરોધ કરતાં મુખ્યમંત્રીશ્રીએ એ વાત પર ખાસ ભાર મુકથો હતો કે સ્ત્રીભૂણ ફત્યા કોઇ પણ સંજોગોમાં રાજયસરકાર યલાવશે નહીં શ્રી વિજયભાઇ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે જિલ્લા વહીવટીતંત્ર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેગા સેવા સેતુ કાર્થક્રમ પણ થોજવામાં આવ્યો હતો

ગીરીનું સર્વોચ્ય સન્માન બંને દેશોની પ્રજા માટે મૈત્રી અને સહયોગ વધારવા માટે આપવામાં આવ્યું છે સમારંભમાં રાષ્ટ્રપતિ કોવિંદે કહયું કે આ સન્માન બંને દેશો વચ્ચેની મૈત્રીને સમર્પિત છે આ અગાઉ રાષ્ટ્રપતિએ ત્યાંના રાષ્ટ્રપતિ સાથે વિસ્તૃત યર્યા વિયારણા કરી હતી ઉચ્યસ્તરીય મંત્રણામાં દ્વિપક્ષી ક્ષેત્રીય અને બહપક્ષીય બાબતે પરસ્પર હિત અને વિવિધ મુદૃ યર્યા થઈ હતી બંને દેશોને પારંપરિક ચિકિત્સા પ્રણાલી ઈ વિદ્યા ભારતીય ઈ આરોગ્ય ભારતી નેટવર્ક પ્રોજેકટ અને નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં ત્રણ સમજુતી કરારો પર હસ્તાક્ષર કર્યા છે

આમેચ ભારતીય સમય અનુસાર રાત્રે આઠ વાગે યાલુ થશે આકાશવાણી સાંજે સાડા સાત વાગ્યાથી હિન્દી તથા અંગ્રેજીમાં આ મેચનો આંખે દેખ્યો અહેવાલ પ્રસારિત કરશે આ મેચમાં જા રોહીત શર્મા વધુ યાર છગ્યા ફટકારે તો તે ટી ટવેન્ટી આંતરરાષ્ટ્રીય મેયોમાં ક્રીસ ગેલનો વિક્રમ તોડી શકશે

સીના અન્ય સભ્ય દેશો વચ્ચે ઝડપી આર્થિક વિકાસ માટે સારી કનેકટીવીટી વિકસાવવા ઉપર ભાર મુકથો હતો મેકોંગ ગંગા સહકાર જુથમાં ભારત ઉપરાંત આસીયાનના કંબોડીયા લાઓસ થાયલેન્ડ મ્યાનમાર વિએતનામનો સમાવેશ થાય છે

તેમણે કહ્યું હતું કે ભારત મ્યાનમાર થાયલેન્ડ ત્રિ દેશીય ધોરીમાર્ગ કામ ઝડપી થાય અને તેવુ કંબોડીયા લાઓ પીડીઆર અને વિયેતનામ સુધી વિસ્તરણ થાય તે માટે ભારત આતુર છે

શહેર અને તેના પરા વિસ્તારમાં ગઈકાલે દિવસ દરમ્યાન એક ધાર્યો વરસાદ વરસ્યો હતો ભારતીય હવામાન વિભાગ પ્રમાણે આ સપ્તાહ દરમ્યાન મુંબઈમાં ભારે વરસાદની આગાહી છે પશ્ચિમ વિભાગ માટે ચેતવણી છે

હવામાન વિભાગે રવિવાર સુધીમાં મરાઠાવાડા અને વિદર્ભમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે રાજગઢ જીલ્લા વહીવટીતંત્ર દ્વારા ડુંગરાળ વિસ્તારો પાસે અને નદી કાંઠે રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની સુચના આપી છે

સંરક્ષણ સચિવ સંજીવ મિત્રાએ પરીષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું

અમેરિકન રાષ્ટ્રપ્રમુખે જણાવ્યું કે તેમણે આ બાબતે બંને દેશો સાથે વાત કરી છે અને બંને દેશોએ સંમતી દર્શાવી છે રશિયા સાથે એક પરમાણુ સમજતીથી અમેરીકાથી અલગ થયા બાદ ટ્રમ્પે આ ટીપ્પણી કરી હતી જેમાં શમ્ોની એક નવી હરીફાઈની આશંકા ઉભી થઈ છે